પ્રધાનમંત્રીઃપીડીપીયુઃ પ્રધાનમંત્રી નુરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૌરોના મહામારીના કારણે વિશ્વમાં ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર જોવા મળી રેહ્યો છે તૈનાથી ભોરતીય ઉર્જા ક્ષેત્રમાં વિકાસ ઉદ્યમીતા અને રોજગારની વ્યાપક તકી ઉભી થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સમારોહમાં ઓનઇાઈન સંબોધન કરશે

ગાંધીધામ શહેરી વિસ્તારમાં પાંચ કેસ નોંધાયા હતા